કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવાર અને યોગ્ય વ્યવસ્થામાં કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી તેમાં સુધારો કરવા હોસ્પિટલના સત્તાવાળાઓને સૂ ચના આપી હતી

આ સમિટના ગુજરાત સત્રમાં બોલતાં રાજ્યના એકમાત્ર મહાબંદર દીનદયાળ પોર્ટ દ્રસ્ટના અધ્યક્ષ એસ

ઓ

ઉપર હસ્તાક્ષર કર્યા છે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સંકલન સાધીને દીનદયાળ પોર્ટ રાજ્યના વિકાસમાં સહભાગી થશે